અને વિવિધ પ્રાંત વચ્ચે સાંસ્કૃતિ આદાનપ્રદાન પર ભાર મુક્યો હતો વિવિધતામાં એકતાના ભાતીગળ ભારતના ઉદેશ્યને આવરી લેતા આ કાર્યક્રમ ફેઠળ રાષ્ટ્રીય એકતા અને અખંડીતાને પ્રોત્સાન આપવા રાજયોને પરસ્પર સાથે સંકળવામાં આવ્યા છે તે અંતર્ગત ગુજરાત અને છતીસગઢ વચ્ચે સાસ્કૃતિક આદાનપ્રદાન અંગે આયોજન થયા છે

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મુન્નાફ મુ સા નશીલી દવાના આંતરાષ્ટ્રીય કૌભાંડમાં પણ સંડીવાયેલો છે

આ વિસ્તારનો સંતુ લિત વિકાસ શક્ય બનશે રાજ્યના અન્ય વિકસિત શહેરી વિસ્તારોની જેમ આ વિસ્તારના યોજનાબદ્વ આયોજન અને વિકાસને પણ વેગ મળશે

ત્યારે સમગ્ર દુનિયામાં ખ્યાતનામ ધોરડો સ્થિત સફેદ રણનો સૂ ર્યાસ્ત નીહાળવાનો લ્હાવો લીધો હતો આ પહેલા ટેન્ટ સિટીમાં આવેલ ક્રાફ્ટ બજારની મુલાકાત લઇ નેશનલ એવોરડ વિજેતા કારીગર સાથેની વાતચીતમાં તેઓ કચ્છમાં ભરતકામવણાટકામ અને મહિલાઓને મળતી રોજગારી અંગે પ્રશ્નો પુછી માહિતગાર થયા હતા સુર્યાસ્ત બાગ યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ માણવાનો પણ તેમણે સહપરિવાર લ્હાવો લીધો હતો

ડી વરસાણી શાળા ખાતે યોજાશે કચ્છી લેવા પટેલ સમાજમાં પ્રમુખ વેલજીભાઈ પિંડીરીયાના જણાવ્યા મુ જબ વિજ્ઞાન અને ખાસ અંતરિક્ષના વિવિધ પ્રયોગોને ઈસરોના વિખ્યાત વૈજ્ઞાનિકો પ્રદર્શિત કરશે

ઐ નિમિતે ગાંધીધામમાં શોભાયાત્રા નિકળશે રાત્રે જ્ઞાનવાણી કાર્યક્રમ યોજાશે